ગઇકાલે રાષ્ટ્રસંઘની આર્થિક અને સામાજીક પરીષદની આ વર્ષની ઉચ્ચસ્તરીય બેઠકના સમાપન સત્રને સંબોધતા તેમણે આ મુજબ અનુરોધ કર્યો હતો તેમણે કહયું કે ભારતે સબકા સાથ સબકા વિકાસના અપનાવેલા સિધ્ધાંતમાં કોઇને પાછળ છોડવાની વાત નથી વિશાળ લોકવસતી ધરાવતા ભારતે સામાજીક આર્થિક માપદંડો મુજબ કરેલી પ્રગતીના લીધે વૈશ્વિક સ્તરે સાતત્યપુર્ણ વિકાસના ધ્યેય ઉપર સકારાત્મક અસર કરી છે તેમણે અન્ય વિકાસશીલ દેશોને સમર્થન આપવાની ભારતની પ્રતિબધ્ધતા દર્શાવી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતે સમાજજીવનને સીધી સ્પર્શતી સ્વચ્છ ભારત અભિયાન સ્ત્રીસશકિતકરણ આયુષ્યમાન ભારત પર્યાવરણનું રક્ષણ પવન તથા સુર્ય ઉર્જા ક્ષેત્રે ભારતે કરેલી પ્રગતીની વિગતો આપી હતી એશિયા વિસ્તારમાં ભારતે ભજવેલી મહત્વની ભૂમિકામાં પ્રધાનમંત્રીએ સાર્ક દેશો વચ્ચે સંકલનની નીતી તથા ભારતીય દવા ઉદ્યોગે બીજા દેશોમાં આપેલ દવાના સતત પુરવઠા જેવી બાબતો તરફ ધ્યાન દોર્યુ હતું

રેલવે બોર્ડના અધ્યક્ષ વી

યાદવે જણાવ્યું છે કે મણિપુર મિઝોરમ નાગાલેન્ડ અને મેઘાલયના પાટનગરોને રેલમાર્ગથી જોડવાન કામગીરી હાલ ચાલી રહી છે એવી જ રીતે જમ્મુ અને કાશ્મીરના દરેક સ્થળોએ રેલમાર્ગ વડે જોડવાની કામગીરી પણ પૂરઝડપે ચાલી રહી છે

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે આ ઘટનાને મોટી સફળતા ગણાવી છે

પાક તાલીબાન રાષ્ટ્રસંઘે તેહરીક એ તાલીબાન જૂથના પાકિસ્તાન એકમના વડા વલી મહેસૂદને વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યો છે રાષ્ટ્રસંઘ આતંકવાદી જૂથ અલ કાયદાની પ્રવૃત્તિઓમાં સાથ આપવાનો આર્થિક મદદ કરવાનો વલી મહેસૂદ સામે આક્ષેપ કરીને તેને બ્લેકલીસ્ટ કર્યો છે રાષ્ટ્રસંઘના આ નિર્ણય બાદ આ પાકિસ્તાની નાગરિકની બધી જ અસ્ક્યામતો ફ્રી કરાશે તથા તેની મુસાફરી ઉપર પ્રતિબંધ મૂકાશે

આઇઆઇટીની સંયુકત પ્રવેશ બોર્ડની મળેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો આ વર્ષે બારમાં ધોરણમાં ઉતીર્થ થયેલા બધા જ વિદ્યાર્થીઓ આઇઆઇટીમાં પ્રવેશ માટે પાત્ર ગણાશે કેન્દ્રિય માનવ સંસાધન મંત્રી રમેશ પોખરીયાલ નિશંકે જણાવ્યું હતું કે કોવીડની અસાધારણ પરિસ્થિતિના લીધે ઘણા શિક્ષણ બોર્ડોએ બારમાં ધોરણની પરીક્ષાઓ આંશિક રીતે રદ કરવાના લીધેલા નિર્ણયને ધ્યાનમાં રાખીને આઇઆઇટી માટેના પાત્રતાના નિયમમાં આવો ફેરફાર કરાયો છે

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે કહ્યું કે બ્રિટન સાથે અને યુ

ઈ સાથે પણ વાતયીત ચાલે છે નવી દિલ્ફીમાં મીડિયા સાથેની વાતચીતમા કેન્દ્રીય નાગરિક ઉડ્ડયનમંત્રી હરદીપસિંહ પુરીએ ગઇકાલે જણાવ્યું કે કેટલીક શરતો સાથે કોવિડ રોગયાળા વચ્ચે દ્વિપક્ષીય રીતે આંતરરાષ્ટ્રીય વિમાન સેવાઓ ફરી શરૂ કરવાનો ઇરાદો છે શ્રી પુરીએ જણાવ્યું કે ત્રણ દેશો સાથે સરકારની વાટાઘાટો સફળ રહે તેવા તબક્રે છે

તેમણે કહ્યું કે અમને જર્મની તરફથી વિનંતી પણ મળી છે અને લુફથાન્સા સાથેનો કરાર લગભગ પૂર્ણ થઈ ચૂક્યો છે

કાંત સ્વ ચ્છ ઉર્જા નીતી આયોગના મુખ્ય કાર્યકારી અધિકારી અમિતાભ કાંતે જણાવ્યું છે કે સ્વચ્છ ઉર્જામાં ભારતીય અર્થતંત્રને સુસ્તીમાંથી ઉગારવાની અને મજબુતી આપવાની ક્ષમતા છે ઉર્જા પર્યાવરણ અને જળ પરીષદ ધ્વારા ગઇકાલે આયોજીત એક વેબીનારમાં સબોધન કરતા તેમણે જણાવ્યું હતું કે સ્વચ્છ ઉર્જા ક્ષેત્રમાં દેશ તેમજ વિદેશના રોકાણકારોને આકર્ષક અને લાંબા સમય સુધીનું બજાર પુરૂ પાડવાની ક્ષમતા છે

પ્રોજેક્ટ સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓનું કહેવું છે કે ફક્ત ચાર લોકો દ્વારા મોડ્યુલર સ્ટ્રક્ચર બે કલાકમાં ગમે ત્યાં સ્થાપિત થઈ શકે છે

પોર્ટેબલ હોસ્પિટલનો પાઇલટ પ્રોજેક્ટ તાજેતરમાં કેરળના વાયનાડ જિલ્લામાં સફળતાપૂર્વક શરૂ કરવામાં આવ્યો છે આ માળખું ફોલ્ડેબલ છે અને તેમાં ચાર ઝોન છે તેને સેન્ટ્રલ ડ્રગ સ્ટેન્ડર્સ કન્ટ્રોલ ઓર્ગેનાઇઝેશન અને મેડિકલ કાઉન્સિલ ઑફ ઈન્ડિયા દ્વારા માન્યતા અપાઈ છે એશ્વર્યા રાય દાખલ જાણીતી અભિનેત્રી એશ્વર્યારાય બચ્યન તેમજ તેમની દીકરી આરાધ્યાને કોવીડની સારવાર માટે મુંબઇની નાણાવટી હોસ્પિટલમાં ગઇકાલે દાખલ કરવામાં આવ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા છે તે દરમિયાન એશ્વર્યારાય બચ્યન અને આરાધ્યાને હોમ કવોરોન્ટાઇન કરાયા હતા પરંતુ ગકઇાલે આ માતા અને પુત્રીને શ્વાસોશ્વાસમાં તકલીફ જણાતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા

બિહાર વિધાનસભા તથા કેટલાંક રાજ્યોમાં આ વર્ષે ચૂંટણી યોજવાની છે તેના અનુસંધાનમાં ચૂંટણી પંચે આ નિર્ણય લીધો છે યૂંટણી પંચે જણાવ્યું છે કે રાજકીય પક્ષોના વિચારો અને સૂચનો જાણ્યા પછી કોવિડની પરિસ્થિતિમાં ચૂંટણી યોજવી તથા આ માટે ઉમેદવારો દ્વારા ચૂંટણી પ્રચાર જેવી બાબતો અંગે માર્ગદર્શિકા તૈયાર કરાશે રાજસ્થાન બીજેપી રાજસ્થાનમાં કોંગ્રેસના ધારાસભ્યોની ઓડીયો ટેપ બહાર આવતા જ પ્રદેશ ભાજપે ફોન ટેપ થતાં હોવાનો આક્ષેપ કરીને આ બનાવની તપાસ સીબીઆઈને સોંપવાની માંગણી કરી છે ભાજપના પ્રવક્તા સંબીત પાત્રાએ આ સમગ્ર બનાવ બાબતે રાજસ્થાન સરકા સ્પષ્ટતા કરે તેવી માંગણી કરી છે તેમણે રાજસ્થાનની વર્તમાન રાજકીય પરિસ્થિતિ માટે કોંગ્રેસનો આંતરીક સંઘર્ષ જવાબદાર હોવાનું ગણાવ્યું હતું ઉલ્લેખનીય છે કે રાજસ્થાનમાં બળવાખોર કોંગ્રેસના ધારાસભ્યો અન્ય પક્ષના અગ્રણી સાથે વાતચીત કરતા હતા તેમના કથીત સંભાષણની ઓડીયો ટેપ બહાર પડી છે

રેલવેના પટના ગયા વિભાગમાં પોટહી અને નંદવા વચ્ચે એક વાહનચાલકે ગેરકાયદેસર રીતે રેલમાર્ગ ઓળંગવાનો પ્રયાસ કરતાં આ વાહન પટના રાંચી જનશતાબ્દી સ્પેશયલ ટ્રેન સાથે અથડાયું હતું આ અકસ્માતમાં વાહનમાં મુસાફરી કરનાર ત્રણ લોકોના મોત નિપજ્યા છે જોકે ટ્રેનના મુસાફરોને કોઈ ઇજા થઈ નથી આ અકસ્માતના લીધે રેલવ્યવહારને પણ અસર થઈ નથી